શ્રી મોદી નવી દિલ્હીથી વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી દેશની આ સૌથી લાંબી દરીયાઇ દુરસંચાર કેબલ પ્રણાલી રાષ્ટ્રને સમર્પિત કરતાં આ યોજનાને આંદામાન અને નિકોબારના નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની ભેટ તરીકે ઓળખાવી છે તેમણે કહ્યું કે આના લીધે આંદામાન નિકોબારના વેપાર અને પ્રવાસન ક્ષેત્રને નવું બળ મળશે આંદામાનની મુલાકાતે આવનાર પ્રવાસીઓને પણ આ યોજનાનો લાભ થશે બે વર્ષના રેકોર્ડ સમયમાં પુર્ણ કરાઇ છે

યુનીવર્સલ સર્વિસ ઓબ્લીગેશન ફંડ અંતર્ગત બીએસએનએલ દ્વારા આ કેબલ લાઇનને દરિયામાં બીછાવવામાં આવી છે

પીએમ કૃષિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ખેતી અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે તેમજ કૃષિ આંતરમાળખાના વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયાની સહાય યોજનાનો આરંભ કરાવ્યો

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ભંડોળ ખેડૂતોને સ્ટાર્ટ અપ શરૂ કરવામાં ધિરાણ સહાય મેળવવામાં તથા પાક તૈયાર થયા બાદના વ્યવસ્થાપન જેવા ગોદામો સમુદાય ખેતી માટેની અસ્કયામતો વગેરે માટે મદદરૂપ થશે

ડોક્ટર ફર્ષવર્ધને કહ્યું કે ઈ સંજીવની આયુષ્યમાન ભારત આરોગ્ય અને સ્વાસ્થ્ય કેન્દ્ર કાર્યક્રમ હેઠળ અમલમાં મુકાઈ છે

ઉલ્લેખનિય છે કે ઈ સંજીવની મંચ બે પ્રકારની ટેલિફોન મસલતોની સેવાઓ પુરી પાડે છે જેમાં ઈ સંજીવનીમાં બે તબીબો મસલતો કરી શકે છે જ્યારે ઈ સંજીવની ઓપીડીમાં તબીબો દર્દીઓને માહિતી અને માર્ગદર્શન આપે છે

આ જ અરસામાં કોવિડના દર્દીઓનો મૃત્યુદર ઘટીને આશરે બે ટકા થયો છે

ગાંધીનગર ખાતે આજે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે રાજ્યના તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવાશે તેમણે કહ્યું કે કોઇ પણ પ્રિમીયમ અથવા નોંધણી પ્રક્રિયાની જરૂર નથી

આથી રાજ્ય સરકારે વૈકલ્પિક સરળ પાક વીમા થોજના પસંદ કરવાનું નક્કી કર્યું છે આજે જાહેર કરેલી નવી યોજના હાલની પાક વીમા યોજનાના સ્થાને રહેશે તેમણે કહ્યું હતું કે હાલની યોજના માટે જેણે અગાઉથી પ્રીમીયમ યુકવ્યું છે તેમને તે પરત મળશે આ યોજનામાં આદિવાસી ખેડૂતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમને અગાઉ બાકાત રાખવામાં આવ્યા હતા

આફ્રિકા અને એશિયાના હાથીઓ અંગે આચરાતી ક્રરતા તેમની સાથે થતો અયોગ્ય વ્યવહાર હાથીઓના નિવાસ સ્થાનને પહોંચેલુ નુકસાન તથા હાથીઓનો શિકાર જેવા મહત્વના મુદ્દાઓ બાબતે લોકજાગૃતિ કેળવવી અને હાથીઓનું મહત્વ સમજાવવું તે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે

સ્વચ્છતા સપ્તાહની ઉજવણી વખતે રેલવે માર્ગ રેલવે સ્ટેશનો રેલવે કોરોનીઓ અને રેલવે જગ્યાની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા કરવા અને જાળવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે

ખેડા જિલ્લાના કઠલાલ વિસ્તાર માં અમદાવાદ ઈન્દોર ધોરીમાર્ગ ઉપર ઉભી રહેલી એક ટ્રકમાંથી ગાંજાનો આ જથ્થો જપ્ત કરાયો છે

બીજી એક ટ્રકમાં આવેલી બે વ્યકિતઓ આ ગાંજાની ડિલિવરી લેવાની હતી ખેડા પોલીસે આ મામલે આઠ વ્યકિતઓ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે કોલંબો સ્ક્લ શ્રીલંકામાં કોવિડના કારણે છેલ્લા પાંચ માસથી બંધ તમામ સરકારી શાળાઓમાં બધા જ ધોરણીમાં અભ્યાસ આજે ફરીથી શરૂ કરવામાં આવ્યો છે આ અગાઉ શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વર્ગોને છેલ્લા એક મહિનાથી શરૂ કરવામાં આવ્યા હતા જો કે છેલ્લા સપ્તાહે પુનઃવસન કેન્દ્ર અને દેશમાં સામાન્ય ચૂંટણીના કારણે તે બંધ કરવામાં આવ્યા હતા

પ્રાથમિક અહેવાલ મુજબ તેઓ વોલ્ગા નદીમાં ન્હાવા ગયા હતા ત્યારે એક વિદ્યાર્થી ડૂબવા લાગ્યો હતો તેના ત્રણ મિત્રો પણ ડૂબતા વિદ્યાર્થીને બચાવવામાં ડૂબી જતા ચારેયના મોત થયા હતા તમિલનાડુના મુખ્યમંત્રી ઇ પલાનીસ્વામીએ આ દુઃખદ ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરીને ચારેયના પરિવારજનોને સાંત્વના પાઠવી છે તેમણે કહ્યું કે યાર વિદ્યાર્થીઓના મૃતદેહોને ભારત પાછા લાવવા માટે વિદેશ મંત્રાલયના અધિકારીઓ રશિયા ખાતેના ભારતીય રાજદૂતાવાસ સાથે સંપર્કમાં છે